સુરત અગ્નિકાંડના ચાર આરોપીને પોલીસ રીમાન્ડ પર સોંપાયા ચાર આરોપીમાં પાલીકાના બે અધિકારી વીજ કંપનીના એક અધિકારી અને બિલ્ડરનો સમાવેશ

મહેત્તમ તાપમાન અમદાવાદમાં નોંધાયું મધદરિયે માછીમારી માટે હમણા નહિં જવા અપાઇ ચેતવણી સીએમ પર્યાવરણ દિવસ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ગુજરાતને સ્વચ્છ અને હરિત રાજ્ય સાથોસાથ પ્રદૂષણ મુક્ત રાજ્ય બનાવવાની રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી છે

રાજયમાં વાયુ પ્રદૂષણ તથા જળ પ્રદૂષણ અટકાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જેતપુરના સાડી ઉઘોગ અમદાવાદના વટવા તથા વડોદરાના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને ટ્રીટ કરીને ઊંડા દરિયામાં છોડવા માટેની પાઇપલાઇન યોજના પણ શરૂ કરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત દેશમાં ઔદ્યોગિકીકરણ ક્ષેત્રે આગળ છે તે જ રીતે પ્રદૂષણ નિયંત્રણના પગલાંઓ લેવા માટે પણ અગ્રેસર રહેશે એમિશન ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત એમિશન ટ્રેડિંગ માર્કેટ ઉભુ કરનાર ગુજરાત દેશ અને વિશ્વમાં પ્રથમ રાજ્ય છે આ યોજના થકી ઓછું પ્રદુષણ કરનારા તથા નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને નાણાકીય ફાયદો થશે તથા હવા પ્રદુષણ નિયંત્રણ સાધનોની કાર્યક્ષમતા વધશે અને પ્રદુષણ નિયમનના ખર્ચમાં ઘટાડો થશે

રાજ્યની તમામ નદીઓના શુદ્ધિકરણનો સંકલ્પ પણ રૂપાણીએ અહીં રજૂ કરતા તેમને વધાવી લેવામાં આવ્યા હતા સતવારા સમાજ દ્વારા અઢી કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા છાત્રાલયનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી ગઈકાલે સુરેન્દ્રનગરમાં હાજર રહ્યા હતા

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ નદીના તટ ઉપર ઘણા ઐતિહાસિક સંકલ્પ લેવાયા છે ત્યારે આ નદીને સ્વચ્છ તથા નિર્મળ બનાવી ગુજરાતે હવે ઇતિહાસ રચવાનો છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહાઅભિયાનનો મંગળ પ્રારંભ કરાવતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે નદીઓની સ્વચ્છતા જાળવવા માટે સંકલ્પબદ્વ બનવાનો દિવસ છે

બીજ બોમ્બ આણંદના એલિકોન લેડીઝ ફોરમ ઈએલએફ દ્વારા એલિકોન ગ્ર્રપ ઓફ કંપનીઝના સહયોગથી પર્યાવરણની જાળવણી અને સંરક્ષણના ઉદ્દેશથી એક કરોડ બીજ બોમ્બ બનાવીને વિતરણ કરવામાં આવશે

આ બીજ બોમ્બ ફેંકવામાં આવતાં તે જમીન સાથે ચીપકી જાય છે અને વરસાદ પડે ત્યારે આપમેળે છોડ ઉગી નીકળી છે આમ આ મહિલા ગ્રૂપ દ્વારા એક અનોખા પ્રયોગ દ્વારા પર્યાવરણની જાગ્રતિ અંગે સંદેશ આપવામાં આવશે

અરબી સમુદ્રમાં સોમાલીયા માલદીવ તથા કોમોરીનના કાંઠેથી ફૂંકાતા પવનની ગતિ અચાનક વધવાની આગાહીને લીધે પાંચથી નવ જૂન દરમ્યાન મધદરિયે જવાથી દૂર રહેવા માછીમારોને કહેવાયું છે

ભારતના યઝુવેન્દ્ર ચહલે ચાર વિકેટ ઝડપી હતી

વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે